કરાશે રાજયમાં નવ ક઼ષિ સંમલનો યોજાશે

સાથે પરંપરાગત ઉજવણી કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે સાબરમતી આશ્રમ ખાતેથી નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં વિશાળ રેલી યોજાઇ હતી આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે કોગ્રેસ નાગરિકતા સંશોધન કાયદાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે

મોઢેરા ચોકડીથી કલેકટર કચેરી સુધી રેલી ચોજાઇ હતી પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ વડોદરા શહેરમાં યોજાયેલી નાગરિકતા સંશોધન કાયદાની સમર્થન રેલીમાં ઉપસ્થિત રહીને લોકોને કાયદાની સાચી માહિતી પૂરી પાડી હતી રેલી કીર્તી સ્તભથી શરૂ થઇ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા શરૂ ીદ ભગતસિંહ ચોક વિસ્તારમાં ફરી હતી

સુરતમાં ગણપતસિહં વસાવા અને ભરતસિંહ પરમારના નેતૃત્વમાં રેલી નીકળી હતી સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા એક કિ લોમીટર લાંબા તિરંગા સાથે વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા

દાહોદ નાગરિકતા એકતા મંચ દ્વાર પણ દાહોદ ખાતે સાંસદ જશવતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં સીએએના સમર્થનમાં રેલી યોજાઇ હતી

સુશાસન દિવસ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેથીના જન્મદિવસ નિમિતે આવતીકાલે સમગ્ર દેશ સહિત રાજયભરમાં સુશાસન દિવસ ઉજવાશે

આ સંમેલનો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ કચ્છ ભાવનગર મહેસાણા ગોધરા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં યોજાશે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે કૃષિ સંમેલનના આયોજન માટે તૈયારીઓ પૂર્ણ કરી છે

આ અંગે માહિતી આપતા રાજય કૃષિમંત્રી આર

રાજયના ચાર ઝોનના આઠ ભાગોમાં આ યુકવણી શરૂ કરાશે

મુખ્યમંત્રી વડોદરામાં ચીખો ખાતે વેસ્ટ વોટર દ્રીટમેન્ટ અને રીસાયકલીંગ પ્લાન્ટનું લોકાપર્ણ કરશે આ ઉપરાંત એમ

યુનિવર્સીટી ખાતે ભારત રત્ન અટલ બિહારી વાજપેથી ઇન્ટીણમટથૂટ ઓફ પોલીસી રીસર્ચ એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીના નામાભિકરણ અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે

આ સમારોહમાં ઉદ્વોધન કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે કોઇ એક જ વ્યક્તિના દ્રઢ મનોબળ અને અદમ્ય માનવસેવાના ભાવથી કેટલું મોટું કાર્ય થઇ શકે છે એ આજના એવોર્ડ વિજેતાઓના જીવન કાર્યથી પ્રતીત થાય છે

મહીડા કન્યા વિનયમંદિર ખાતે આત્મરક્ષણ સારો સ્પર્શ ખરાબ સ્પર્શ અંગેનો કવચ કાર્યક્રમ યોજાઇ ગયો આ પ્રસંગે રાજય મહિલા આયોગના ઉપસચિવ શ્રીમતિ હંસાબહેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજય આયોગના ઉપસચિવ શ્રીમતિ પટેલે કવચ કાર્યક્રમના હેતુ અંગેની વિતવાર ચર્ચા કરી હતી તેમજ મહિલાઓ માટે સશકિતકરણ યોજનાઓ કાયદાઓ હક્કો સામાજિક અને આર્થિક સુરક્ષા જેવી બાબતોની જાણકારી આપી હતી ક્રિસમસ રાજયભરમાં આવતીકાલે નાતાલના તહેવારની ધાર્મિક ફર્ષોઉલ્લાસ સાથે પરંપરાગત ઉજવણી કરાશે ખ્રિસ્તીઓ દ્વારા પ્રભુ ઇસુ ખ્રિસ્તની જન્જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે જેની તૈયારીઓ આજ રાત્રીથી જ શરૂ કરી દેવામાં આવશે દેશ વિદેશની સાથે રાજયભરમાં પણ નાતાલનો તહેવાર ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉમંગ અને ઉત્સાહથી ઉજવાશે વિવિધ દેવળોમાં પ્રભુ ઇસુના જન્મની વધામણી ગાતા ગાતા તેમની ભકિત કરાશે જે અતંર્ગત આજે સાંજે સવા સાત વાગે રાજકોટમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે ક્રિસમસની ઉજવણી કરાશે જેમાં શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને પૂજા ક્રિસમસ કેરોલ્સબાઇબલ વાંચન તથા ઇસુ ખ્રિસ્તનો જીવન સંદેશ અને વિશેષ પ્રવચન યોજાશે

બહ્યરાજી મંદિરના આરતી પૂજન સહિતના કાર્યક્રમોમાં પણ સૂર્યગ્રહણના કારણે ફેરફાર હોવાનું બહ્યરાજી માતાજી મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે બહ્યરાજી મંદિર સવારે સાડા અગિયાર વાગ્યે ખૂલશે તેમજ આરતી બપોરે સાડા બાર વાગે થશે યાત્રાધામ દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશના જગતમંદિરના સમયમાં ફેરફાર કરાયો છે